અમારા અરવલ્લી જીલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને છેલ્લા દિવસે ઉમેદવારોનો ધસારો કલેકટર કચેરી ખાતે જોવા મળ્યો હતો

અમારા ડાંગના પ્રતિનિધિ જણાવે છે કે ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની બેઠકો માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખે ઉમેદવારો ડાંગી સંસ્કૃતિના સુર તાલે અને પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા આવ્યા હતા

જયારે શહેરમાં ભાજપ અને અપક્ષનો દ્રીપાંખીયો જંગ રહેશે

શહેર પાલીકામાં એક પણ ફોર્મ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ન ભરાતા ભાજપ અને અપક્ષ વચ્ચે સીધો જંગ રહેશે

દમણ પરસોત્તમ રૂપાલા કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આજે ભારત સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ રાજ્યમંત્રી પરસો ત્તમ રૂપાલાએ મુલાકાત લીધી હતી મોટી દમણ સર્કિટ હાઉસ ખાતે બીજેપીના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ સંસદ સભ્ય લાલુભાઈ પટેલ દ્વારા તેમનો સ્વાગત કરાયું

જીટીયુના કુલપતિ નવીન શેઠએ જણાવ્યું કે જીટીયુ દ્વારા અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવ્યા છે

આગામી સમયમાં હિપેટાઈટીસ બી હિપેટાઈટીસ સી ડેન્ગ્યુ સ્વાઈન ફ્લૂ અને કેન્સર તથા એચઆઈવી જેવા ભયંકર રોગનું પણ પરીક્ષણ કરી શકાશે

ક્રિકેટ રસિકો ગુજરાત ક્રિકેટ એસોસીએશન ડોટ કોમ અથવા બુક માય શો પરથી મોટેરામાં રમાનારી મેચોની ટિકીટ બુક કરી શકે છે

તેજસ ટ્રેન પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સગવડને ધ્યાને લઇ મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ આજથી ફરીથી શરૂ કરાશે

તેજસ એક્સપ્રેસ શુક્ર શનિ રવિ તેમજ સોમવાર દરમિયાન ચાલશે આ ટ્રેન રાજ્યમાં વાપી સુરત ભરૂચ વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર રોકાશે